આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં શ્રી રાઠોડે કહયું કે યુવા ખેલાડીઓ અસાધારજ્ઞ પ્રદર્શન કરવા માટે પોતાના જીવનનો કિંમતી સમય આપે છે અને આથી તેમને પુરતુ વળતર મળવુ જોઈએ તેમણે કહયું કે રમતગમતને શોખનો વિષય ગજ્ઞવામાં આવે છે પરંતુ તેને માટે ઘજ્ઞો વ્યાવસાયિક અભિગમ કેળવવો પડે છે કર્નલ રાઠોડે કહયું કે રમતોને પ્રોત્સાહન આપવા માટે રાજયોની મહત્વપુર્જ્ઞ ભૂમિકા છે કારજ્ઞ કે તે રાજય ક્ષેત્રનો વિષય છે શ્રી રાઠોડે કહયું કે કેન્દ્ર સરકાર એથલીટોના પ્રશિક્ષણ પ્રવાસન કોર્ચીંગ અને વૈજ્ઞાનિક સહાયતા ઉપર ધ્યાન આપી રહી છે

મુખ્યમંત્રીશ્રી વિજય રુપાજી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે

ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લિમીટેડના સી બી ઝાલાએ માહિતી આપતાં કહ્યું કે ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર એન સી

એલ ડી

એલ ડી

એલ ડી

એલ ડી

એલ ડી

એલ ડી પાણીનો જથ્થો મળશે જેથી ત્રણ દિવસ દરમ્યાન ખાસ મુશ્કેલી નહીં પડે

ગુપ્તા સાથે યોજાયેલી બેઠકમાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે રેલમાર્ગે જોડવા ઉપરાંત અસ્થા સર્કિટનો લાભ આપવા મુદ્દે રજૂઆત કરી હતી આ રજુઆતમાં જણાવ્યા અનુસાર કચ્ય સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવા માટે જી એમ એ

મંગવાણા સહીત આજુબાજુના ગામના લોકોને પણ પોસ્ટ પેમેન્ટ બેંક થાકી તાત્કાલિક બેંકમાં ખાતું ખોલાવી શકવા ઉપરાંત અન્યને બેંક થકી કરવામાં આવતા યૂકવનાની સગવડ મળી રહેશે

વરસાણી હાઇસ્કૂલ ભુજ ખાતે યોજાશે

તેમના આ પ્રવાસ સમયે પોલીસની બોર્ડર રેન્જના આઇજી ડી બી વાઘેલા પણ પ્રવાસમાં સાથે જોડાયા હતા હેલીકોપ્ટર મારફત કોટેશ્વર પહોંચેલા આ બન્ને અધિકારીઓએ કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી બીએસએફ કેમ્પ ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી